આ ઉપરાંત સુરત વડોદરા અને રાજકોટમાં આજે રાતથી રાત્રિ કરફ્યૂ લાગુ કરાશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી એ આજે ગાંધીનગર ખાતેની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદઘાટન કર્યું છે તેમણે પ્રાસંગિક પ્રવચનમાં પીડીપીયુને માત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટીને બદલે ઉર્જા યુનિવર્સિટી બનાવીને તેનું કાર્યક્ષેત્ર અને મહત્વનું વિસ્તરણ કરવા અનુરોધ કર્યો હતો બાઇટ પ્રધાનમંત્રી તેમણે જે પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદ્વાટન કર્યું હતું તેમાં ઇનોવેશન ઇન્ક્યૂબેશન કેન્દ્ર ટેકનોલોજી બિઝનેસ ઇનક્યુબેશન અનુવાદ સંશોધન કેન્દ્ર અને રમત સંકુલનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે મોનોક્રિસ્ટલાઈન સોલર ફોટો વોલ્ટિક યંત્ર અને જળ ક્ષેત્ર માટેના કૌશલ્ય વિકાસ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપરાંત સુરત વડોદરા અને રાજકોટમાં આજે રાતથી રાત્રિ કરફ્ય્ લાગુ કરાશે

પરંતુ સિટી બસ ટૅક્સી અને રિક્ષા બંધ રહેશે કરફ્યૂના અમલને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેટ્રો ટ્રેન સેવા આજે અને આવતીકાલે બંધ રહેશે ત્યારપછી સોમવારથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ ઉપલબ્ધ થશે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે પેટ્રોલ પંપ અને રાંધણ ગેસ સિલીંડરનું વિતરણ યાલુ રહેશે પીવાના પાણીનું વિતરણ કરતાં વાહનને પણ છૂટ રહેશે

ની યાદી જણાવે છે ઉમેદવારોને વધુ વિગત માટે આયોગની વેબ સાઈટ જોવાનું સૂચન કરાયું છે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટિ દ્વારા આવતીકાલે યોજાનારી પી એચ ડી

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા તમામ લોકોના રેપિડ એંટીજન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે તો રાજકોટમાં પણ લોકો ની અવરજવર ઉપર વાજબી નિયંત્રણ મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે

સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં થયું છે ઉર્જા રાજ્યમંત્રી આર

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અને કોવિડ રોગયાળા સામેની લડતમાં પ્રતિબદ્ધતા દર્શાવી છે અત્યાર સુધીમાં છેલ્લા એક કરોડ પરીક્ષણો ફક્ત દસ દિવસમાં થયા છે

કેનેડા લોકડાઉન કેનેડામાં તાજેતરમાં કોવિડના દરરોજ નવા પાંચ હજાર કેસ નોંધાતાં સત્તાવાળાઓએ સૌથી મોટા શહેર ટોરેન્ટોમાં સોમવારથી લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો છે કેનેડાના જાહેર આરોગ્યના વડા ડો

ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઇકાલે આવાસ દિવસની ઉજવણી નિમિત્તે રાજયોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ તથા અધિકારીઓ સાથેની વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

આજે સવારે એક વાગ્યે થયેલા ગોળીબારમાં હવલદાર પાટીલ સંગ્રામ શિવાજીને ગંભીર ઇજા થઇ હતી

સુર્યને પૃથ્વી પર જીવનનો સ્ત્રોત અને બધી મનોકામના પુર્ણ કરનારા દેવતા માનવામાં આવે છે આ વર્ષે છઠ પુજાનો તહેવાર કોવીડ રોગયાળાની સ્થિતિ વચે સાવચેતી પુર્વક મનાવવામાં આવ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે

પુરસ્કાર રૂપે પયાસ હજાર પાઉન્ડની રકમ આપવામાં આવે છે